પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

જો કે જમીન પર આગળ વધવા સાથે પવનની ગતિમાં ધીમેધીમે ઘટાડો થતો જશે

કેટલાક સ્થળે આવતીકાલે એક જ દિવસમાં પાંચથી દસ ઇંચ જેટલો અતિભારે વરસાદ પડવાની દહેશત પણ છે

વાવાઝોડાના મુખ્ય માર્ગ આસપાસ દક્ષિણ ગુજરાત સહિત લગભગ સમગ્ર રાજ્યમાં તોફાની પવન સાથે મધ્યમથી ભારે વરસાદ આજ રાત અને આવતીકાલ સાંજ સુધી ચાલુ રહેવાની પણ આગાહી કરાઇ છે દરમ્યાન તટરક્ષક દળે દરિયાખેડૂ પરિવારોને સૂચના આપી છે કે દરિયામાં ગયેલી કોઇ પણ માછીમારી હોડીઓ હજી સુધી જો પરત ફરી ન હોય તો તટરક્ષક દળને કે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરે તટરક્ષકદળના અધિકારીએ જણાવ્યું છે કે આવી જાણ થવાથી ગુમ થયેલી માછીમારી બોટોને શોધવામાં મદદ મળી રહેશે

વહીવટી તંત્રએ રાહત બયાવ ની વિરાટ કવાયત હાથ ધરી જાનમાલ નું નુકશાન રોકવા રાતદિવસ એક કર્યા છે તેમ અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યુ છે

તેમણે ઉમેર્યું હતું કે વાવાઝોડાની સૌથી વધુ અસર પોરબંદર જુનાગઢ ગિરસોમનાથ અમરેલી ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં થવાની શકયતા છે આ ઉપરાંત બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ આણંદ દક્ષિણ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ અસર થવાની શકયતા દર્શાવાઈ છે જ્યારે વલસાડ તથા નવસારી જિલ્લાઓમાં વાવાઝોડાના પગલે વરસાદ પડવાની શક્યતા રહેલી છે

જ પૈકી સોથી વધુ ટીમ દરિયાકાંઠાના છ જિલ્લાઓમાં મોકલી દેવામાં આવી છે કોવિડ અને અન્ય હોસ્પિટલ માં દવા પાણી વીજળી અને કાયદો અને વ્યવસ્થા માટે પૂરતા પાવર બેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે આરોગ્ય અગ્રસચિવ ડૉ

તેમણે ઉમેર્યું હતું કે રેમડેસીવીર તથા વેકસીનના પૂરતા ડોઝ અગાઉથી જ સ્ટોક કરીને જે તે જિલ્લાને મોકલી આપવામાં આવ્યા છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કરી તેમણે પરિસ્થિતનો તાગ મેળવ્યો હતો અને કેન્દ્ર સરકાર તરફ થી પૂરેપૂરા સહકાર અને મદદની ખાત્રી આપી હતી

વાવાઝોડાનો પ્રકોપ વેઠવાની શક્યતા ધરાવતા બધા જિલ્લાના કલેક્ટર સાથે વિડિયો લિન્ક વડે આજે તેમણે સમિક્ષા કરી હતી સમિક્ષા બેઠક બાદ શ્રી રૂપાણીએ જણાવ્યુ હતું કે દોઢ લાખથી વધુ લોકોનું સ્થળાંતર પૂર્ણ થઇ ગયું છે તો પશુધનને પણ ખસેડી લેવાયું છે તેમણે ઉમેર્થું હતું કે મોદી સરકારે વાવાઝોડાની આફત સામે સંપૂર્ણ મદદની ગુજરાતને ખાતરી આપી છે ગુજરાત સરકારને મદદરૂપ થવા માટે લશ્કરની ત્રણેય પાંખની કુમક તૈયાર રખાઈ છે તો રાજ્યકક્ષાનો ચોવીસ કલાકનો કંટ્રોલરૂમ ગાંધીનગરમાં શરૂ કરી દેવાયો હોવાનું તેમણે જણાવ્યુ હતું

જખૌ બંદર માછીમાર અને બોટ એસોસીએશન ના પ્રમુખ અબ્દુલશા પીરજાદા એ જણાવ્યુ છે કે જાનહાનિ રોકવા માટે તંત્ર એ હાથ ધારેલી કામગીરી કાબિલે દાદ છે

પશુ છુટું હશે તો ઝાડ કે મકાન પડવાના વીજળી પડવાના કે ઓચિંતું પૂરતું પાણી આવવાના કિસ્સામાં તે દોડીને સલામત સ્થળે જઇ શકશે અને તેનો બચાવ થશે ખીલે કે ઝાડ સાથે બાંધેલું પશું ક્યાંક ખસી નહીં શકવાથી કેટલીક વાર ભયથી પણ મૃત્યુ પામી શકે છે રાજ્ય વાવાઝોડાની સ્થિતિ ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ વાવાઝોડાના સંભવિત પડકારોને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં ક્લેક્ટર અજય પ્રકાશે લેવામાં આવેલા પગલાંની મંત્રીને વિગતવાર જાણકારી આપતા જણાવ્યું કે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની તમામ વ્યક્તિઓને શાળાઓ ઉપરાંત અન્ય સલામત સ્થળોએ પહોંચાડી દેવામાં આવ્યા છે

ડી

ટીમની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

ની પાંચ ટીમો પૈકી દમણ અને દાદરાનગર હવેલી પહોંચાડાઈ રહી છે વાવાઝોડાને ધ્યાને રાખી દીવ પ્રશાસન દ્વારા અનેકવિધ તૈયારીઓ કરી દેવામાં આવી છે દીવમાં આઠ નંબરનું સિઝલ પણ લગાવી દેવામાં આવ્યું છે

વાવાઝોડાની અસર રૂપે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોર પછી સુરેન્દ્રનગર ખાંડ લખતર પંથકમાં તેજ પવન સાથે વરસાદ શરૂ થયો હતો ચોટીલા થાન ધાંગધ્રા તાલુકા માંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અમરેલી જિલ્લામાં હાલ વાવાઝોડાની અસર યાલુ થઇ છે અમરેલી જિલ્લાની હાલની સ્થિતિ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ પાસેથી